પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે ગઇકાલે રાત્રે અમદાવાદ આવ્યા છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્થિક ર્જાથી પરીપૂર્ણ એવા નવા ભારતનો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મંત્રીમંડળના સભ્યોએ અમદાવાદ વિમાનમથકે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું

ત્યારબાદ તેઓ નર્મદા બંધ મહત્તમ ઉંચાઇના બાંધકામ પછી પ્રથમવાર છલકાયો તે ઐતિહાસિક અવસરે યોજાનાર નમામી દેવી નર્મદે મહોત્સવમાં પહ્યિત રહીને નર્મદાની પૂજા કરશે

મુખ્યમંત્રી થોગી આદિત્યનાથે લખનૌ ખાતેના પક્ષના વડામથકે પ્રધાનંમત્રીના જન્મ દિવસ નીમિત્તે યોજાયેલા શ્રી મોદીના જીવન કાર્ય અંગેના પ્રદર્શનનું દૃઘાટન કર્યું હતું લ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના જન્મ દિવસની જવણી ભાજપ દ્વારા સેવા સપ્તાહના આયોજનવડે કરવામાં આવી રહી છે

ટ્વીટર પર શ્રી મોદીએ કહ્યું છે કે લોકો દ્વારા મળાનાર વિયારો પૈકી કેટલાકને તેઓ પોતાના સંબોધનમાં વણી લેશે

તે અંગે ખુશી વ્યક્ત કરી છે

મુખ્ય ચૂંટણી કમીશનર સુનીલ અરોરા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અંગે લાગતાવળગતાઓ સાથે વાતચીત કરશે રાજ્ય યૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રિય ચૂંટણી કમીશનરોની ટીમ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો પરાંત મુલકી વહિવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે યૂંટણીપંચના સભ્યો બે દિવસ સુધી વિવિધ અગ્રણીઓ તથા અધિકારીઓ સાથે ચર્ચા કરશે

ના કાર્યક્ષેત્રમાં વધારો કર્યો છે આ બીલોમાં શાળાની ફી વીમા પ્રિમીયમ અને મ્યુનીસીપલ ટેક્સ વગેરેનો સમાવેશ કરાયો છે

સેવા વીજળીબીલ ગેસ ટેલીફોન અને પાણી જેવી પાંચ સુવિધાઓના બીલોની યુકવણી કરી શકાતી હતી

ના કાર્યક્ષેત્રને વિસ્તૃત બનાવવા અંગેનો પરિપત્ર ગઇકાલે જારી કર્યો છે

ભારતીય રાષ્ટ્રીય યુકવણી નિગમ એન

આ સંકલિત સેવા દ્વારા ગ્રાહકો ઓન લાઇન પધ્ધતીથિ તેમજ એજન્ટોના માધ્યમથી બીલોની યુકવણી કરી શકે છે આ વ્યવસ્થામાં અનેક માધ્યમોથી યુકવણી કરી શકાય છે તથા યુકવણીની પુષ્ટિ તરત જ મેળવી શકાય છે

એ મુઝફ્ફરનગર ખાતેના આશ્રય સ્થાને પીડીતા સાથે ભૂતકાળમાં થયેલા સામુહિક દુષ્કર્મની તપાસ કરવા એક તપાસ સમિતિની રચના કરી છે એન સી

તેમણે કહ્યું છે કે મહિલાઓ માટેનું પંચ પિડીતાને શક્ય તમામ સહાય કરશે દરમ્યાન રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પણ બિહારના અગ્રસચિવ અને પોલીસ મહાનિદેશકને નોટિસ જારી કરીને આ સમગ્ર બાબતનો અહેવાલ યાર સપ્તાહમાં આપવાનો તેમજ પોલીસ દ્વારા નોંધાયેલી એફ

ની તપાસની હ્ય્થતિ જણાવવાનો આદેશ આપ્યો છે માનવ અધિકાર પંચે પીડીતાને યોગ્ય કા ન્સેલીંગ અને તબીબી સહાય આપવાનો નિર્દેશ રાજ્ય વહિવટીતંત્રને આપ્યો છે

સિંહના વડપણ હેઠળ નાણા પંચના સભ્યોએ ગઇકાલે નોર્ધન કમાન્ડની મુલાકાત લઇને અસાધારણ ઉંચાઇવાળા વિસ્તારોમાં સેનાને પડતી મુશ્કેલીઓ અને તેમની સામેના પડકારોની માહિતી મેળવી હતી

સશસ્ત્ર દળોને કામગીરી કરવા માટે જરૂરી માર્ગ શસ્ત્રો તથા સાધનોની જરૂરીયાતો અંગે જાણકારી મેળવીને તે માટે જરૂરી નાણાકીય આવશ્યકતાઓની સમીક્ષા કરવા નાણાપંચને આ પ્રકારની આભાર નિહારીકા રવિયા મુલાકાતોની જરૂર હોય છે

એશિયા ટેબલ ટેનિસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ગઇકાલે રમાયેલી પ્રથમ વિભાગની ફાઇનલમાં ભારતે થાઇલેન્ડને ત્રણ શુન્યથી પરાજય આપ્યો હતો મુખ્ય ડ્રોમાં આઠ ટીમો એકબીજા સાથે રમે છે જેમાં પ્રથમ વિભાગની ફાઇનલમાં પહોંચનારી ટીમ ચેમ્પયન ડિવીઝન માટે ક્વાલીફાય થાય છે દરમ્યાન લેબેનોન તથા જાર્ડન સામે સારો દેખાવ કર્યા બાદ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે પ્રથમ વિભાગમાં પ્રવેશ માટે સારો દેખાવ કર્યો હતો